પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

આ કીટમાં એક કુંટુંબનું ચાર વ્યકિતઓને એક મહિના જેટલું રાશન પૂરૂં પાડવામાં આવે છે

અનસ્ટોપેબલ સંસ્થાનાં ટ્રસ્ટી અને જીએમઈ આરએસ મેડીકલ કોલેજનાં ડીન હિમાંશુ જોષી એ જણાવ્યું હતું કે કોરોના વોરીયર્સની સેવાની આ અનોખી પહેલ થકી આરોગ્ય કર્મીઓ પ્રોત્સાહન મબ્યું છે

ગઢડાના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને ધારાસભ્ય આત્મારામ પરમારે ગઢડાની પરિસ્થિતિનો અભ્યાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સગવડ મળી રહે તે માટે પોતાની ગ્રાન્ટમાંથી ફાળવણી કરી છે

સિવિલ હોસ્પિટલના આરએમઓના જણાવ્યા મુજબ હવામાંથી ઓક્સિજન બનાવતા આ પ્લાન્ટમાં લીકવીડ ઓક્સિજનની જરૂર રહેતી નથી

ડાંગ જિલ્લાના વનપ્રદેશમાં વાસુરણા ગામ ખાતે અનેક સેવા પ્રવૃત્તિઓ તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રિથી એક માસ માટે વૈશ્વિક શાંતિ વૈદિક હવનની શરૂઆત કરવામા આવી હતી આગામી દિવસોમા વાસુરણા સહિત શિવારીમાળ બારીપાડા આહવા વધઈ બીલીમોરા અમલસાડ વલસાડ નવસારી સુરત સહિતના શહેરોમાં તથા ગામડાઓમાં પણ પંચતત્વ શુદ્ધિકરણ યજ્ઞનું આયોજન કરાયુ છે

કીડીયારું પૂરવાના આ કાર્યક્રમમાં સુરત અને નવસારીના જય ગોપાલ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સહિત જુદા જુદા દાતાઓનો સહયોગ સાંપડ્યો હતો

કોરોનાગ્રસ્ત અને બાયપેય જરૂરીયાતવાળા દર્દીઓનાં પરિવારજનોનાં આ મશીન એપોલો કમ્પાઉન્ડ એપોલો એન્કલેવ પાછળ મોઢેરા ચાર રસ્તાની બાજુમાં હાઈવે મહેસાણા ખાતેથી મેળવી શકશે

બે દિવસમાં યૌદ જેટલા દુકાન માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રાત્રિ કર્ફર્યુને લઇને જિલ્લા પોલિસ વડા સંજય ખરાત તેમજ નાયબ પોલિસ વડા સહિતના અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે